પાટિલ સાથે આજે તેમની બેઠક યોજાઈ હતી અને તમામ મતદાર પરિવાર સુધી કઈ રીતે પહોચી શકાય તેની ચર્ચા બાદ વ્યુહ રચના ઘડવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાનાર હોવાથી માઈક્રો પ્લાનિંગ વડે વિજય પ્રાપ્ત કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરતમાં વકીલો અગાઉ નામાંકિત ડોક્ટરો પણ પેજ પ્રમુખ તરીકેને જવાબદારી સાથે ભાજપમાં સક્રિય બન્યા છી

તેના ભાગરૂપે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે

પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા તાલુકામાં ધારાસભ્યશ્રી સી

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ વિછીયા તાલુકામાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી ડી

સખિયા અને કોટડાસાંગાણી ગોંડલ રાજકોટ પડધરી લોધીકા જામકંડોરણા જેતપુર અને ધોરાજી તાલુકામાં પૂર્વ મંત્રી શ્રીમતી જશુબેન કોરાટ સુશાસન તા

સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં આવતીકાલે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે

ખાતે કૃષિ મંત્રીશ્રી આર

જાડેજા થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે સાંસદ ડો મહેન્દ્રભાઈ મુંજપરા ઉપરાંત લખતર ધ્રાંગધ્રા સાયલા લીંબડી પાટડી યુડા તેમજ મુળી એ

ખાતે સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે

આ માટે રોટરી મેરેથોનની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી શકાશે